પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક પરિષદમાં યોજાઈ રહેલ આ વર્ષની ઉચ્ય સ્તરની કોન્ફરન્સને વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી આજે સંબોધન કરશે કેન્દ્ર સરકારે કોવીડ રોગયાળાની સ્થિતિમાં અત્યાર સુધીમાં પીવાનું પાણી

ભારતીય રેલ્વે આગામી સાડા ત્રણ વર્ષમાં સંપૂર્ણ વીજળીકરણની કામગીરી પૂરી કરશે

ધરવાનો નિર્ણય લેવાયો છે ભારતે કુલભૂષણ જાધવ કેસમાં આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતના આદેશનો ભંગ કરવાનો આરોપ પાકિસ્તાન સામે કર્યો છે ગુજરાતમાં થઈ રહેલી કોવિડના નિયંત્રણની કામગીરીની સમીક્ષા કરવા તેમજ માર્ગદર્શન આપવા માટે કેન્દરીય ટીમ બે દિવસની ગુજરાતની મુલાકાતે અમદાવાદ આવી પહોંચી છે

લશ્કરના વડા એમ

નરવણે તેમની સાથે જશે શ્રી રાજનાથસિંહ પૂર્વ લદ્દાખની આ મુલાકાત દરમ્યાન ત્યાંની સલામતીની સ્થિતિની સમીક્ષા કરશે અમારા સંવાદદાતા જણાવે છે કે લદ્દાખમાં ચીન અને ભારતના સૈનિકો વચ્ચે તાજેતરમાં તણાવ ઉભો થયો હતો ત્યારબાદ સંરક્ષણ મંત્રી પ્રથમવાર લદ્દાખની મુલાકાતે જઈ રહ્યા છે

કેન્દ્રીય ટીમના સભ્યો આજે બપોરે અમદાવાદ આવશે અમદાવાદ શહેરના કન્ટેનમેન્ટ વિસ્તારોની મુલાકાત લીધા બાદ અમદાવાદ મહાનગર પાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજશે

તેનાથી કેન્દ્રશાસિત પ્રદેશમાં ઔદ્યોગિક કેન્દ્રોની સ્થાપના માટેનો માર્ગ સાફ ખુલશે જમ્મુમાં ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટના પાંચ દિવસીય કાર્યક્રમનું ગઈકાલે ઉદઘાટન કરતાં શ્રી સિંહે જણાવ્યું કે જમ્મુમાં ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી જેવી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓની સ્થાપના સાથે આ શહેર શિક્ષણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે તેમણે કહ્યું કે સરકાર આ ક્ષેત્રના ઝડપી વિકાસ માટે પ્રતિબદ્ધ છી

આ પ્રોજેક્ટ બાંગ્લાદેશના ચેદ્દોગ્રામ અને મુંગલા બંદરો દ્વારા ભારતીય માલવાહક જહાજોની હેરફેર અંગેના કરાર હેઠળ ચલાવવામાં આવી રહ્યો છે